પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે

પાણી સુરત જિલ્લાના માંડવી અને માંગરોળ તાલુકાના આદિજાતિ વિસ્તારમાં સિંયાઈ સુવિધા માટેની કાકરાપાર ગોરધા વડ ઉ દવહન પાઈપલાઈન યોજનાનું આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇ લોકાર્પણ કર્યુ

વન આદિજાતિ મહિલા અને બાળકલ્યાણમંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ આ ભગીરથ કાર્યમા પ્રબળ ઇચ્છા શક્તિને કારણે આજે સફળતા મળીછે તેમ જણાવ્યુ હતું તેમણે સિંચાઈ સાથે પાણીના તળ પણ ઊંચા આવશે સાથે પશુપાલન થકી ઘરઆંગણે રોજગારી ઉપલબ્ધ થશે તેમ જણાવી ગુજરાતને સર્વોત્તમ બનાવવાની નેમ સાથે કાર્ય ઉપાડ્યુ છે તેમ જણાવ્યુ હતુ

ડિફેન્સના સાધનો પહેલા બહારથી આયાત કરવા પડતા હતા

આવનારા સમયમાં ડિફેન્સ મેન્યુફેકચરીંગ ગુજરાતમાં થાય તે દિશામાં રાજ્ય સરકારના પ્રયાસો રહેશે તેમ ઉમેર્યું હતું

રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકાના મોઢુકામાં પાણી પુરવઠામંત્રી કુંવરજી બાવળીયાએ કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો

અમરેલી તાલુકામાં શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવેએ આંકડિયા ગામે આ યોજનાનો આરંભ કરાવ્યો હતો

ખાતે કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે કૃષિ મંત્રીશ્રી આર સી ફળદુ એ જ ણાવ્યું હતું કે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને હવે દિવસે વીજળી મળશે જેના કારણે ખેડૂતોને હવે રાત્રી ઉજાગરામાંથી મુક્તિ મળશે દિવસે વીજળી મળવાથી ખેડૂતોને વન્ય જીવજંતુના ભયઅને કડકડતી ઠંડી તથા ચોમાસામાં પડતી મુશ્કેલીઓમાંથી પણ કાયમી મુક્તિ મળશે

શિક્ષણમંત્રી ભૂપેન્ન્ સિંહ યૂડાસમાએ જણાવ્યું કે વાલીની લેખિત પરવાનગી પછી કોરોનાની માર્ગદર્શક સૂચનાના ચૂસ્ત પાલન સાથે વર્ગો શરૂ કરાશે દરેક વર્ગમાં પણ સામાજિક અંતર જાળવવું જરૂરી હોવાથી શાળા કોલેજોએ કેટલાં વિદ્યાર્થીઓ બોલાવવા તે અંગે સ્થિતિ મુજબ નિર્ણય લેવાનો રહેશે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ વખતે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે શિક્ષણમંત્રી ભૂપેન્ન સિંહ યૂડાસમાએ રાજ્ય સરકારના શાળા ખોલવાના નિર્ણયને હર્ષભેર વધાવી લેવા બદલ શિક્ષણ કાર્ય સાથે જોડાયેલ તમામનો હૃદયપૂર્વક આભાર પણ માન્યો છે અને જણાવ્યું કે કોરોનાના લાંબા વેકેશન બાદ જ્યારે શિક્ષણ કાર્ય શરૂ થઈ રહ્યું છે ત્યારે જેટલો પણ સમય મળે તેનો મહત્તમ ઉપયોગ કરીને શિક્ષણકાર્યને જાળવવાનો સંકલ્પ કરીએ પંચમહાલના અમારા પ્રતિનિધિ જણાવે છે કે આવતીકાલે શાળા પુનઃ શરૂ થવાના પ્રસંગે કૃષિપંચાયત મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર સહિત મહાનુભાવો શાળામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આવકાર આપશે

કોરોના વાયરસના કારણે ગયા માર્ચ માસમાં લોકડાઉન કરાયા પછીના ત્રણ જ મહિનામાં તેણે આ સિધ્ધિ મેળવી છે સુરત આંતરરાષ્ટ્રીય ટેકસટાઇલ એકસ્પો સીટેકસનું સુરતમાં ઉદઘાટન કર્યા પછી પ્રાસંગીક ઉદબોધનમાં તેમણે આમુજબ જણાવ્યું હતું ગુજરાત પોતાનું કાપડ ઉદ્યોગનું જ્ઞાન પશ્ચિમ બંગાળને આપવા તત્પર છે તેમ કહી શ્રીમતી સ્મૃતિ ઇરાનીએ કહ્યું હતું કે ગુજરાત જેવી ઔદ્યોગીક ચેત ના પશ્ચિમ બંગાળને પણ જરૂર છે કેન્દ્રનામહિલા અને બાળ કલ્યાણ રાજયમંત્રી દેવશ્રી ચૌધરીએ આશા વ્યકત કરી હતી કે ગુજરાતના જેવીજ ઔદ્યોગીક ક્રાંતી પશ્ચિમ બંગાળમાં લાવી શકાય તેમ છે કાપડ ક્ષેત્રે સુરતની શાખ વિશ્વમાં ઉભી કરવાના હેતુથી યોજાયેલુ આ સીટેકસ પ્રદર્શન ત્રણ દિવસ ચાલશે

જામનગરમાં ઉતરાયણ પર્વને અનુલક્ષીને પતંગ બજારોમા તેજી જોવા મળે છે

હાલ કોરોનાના કારણે વેપારીઓ દ્વારા પતંગના વેચાણ સાથો સાથ લોકોને સરકારની કોરોનાની ગાઈ ડલાઇનનું પાલન કરવા પણ અપીલ કરવામાં આવે છે જેથી ઉતરાયણના પર્વ બાદ કોઈ મુશ્કેલી ઊભી ના થાય